ઉન્નાઓ બળાત્કાર પીડિતાએ લખેલા પત્ર અંગે સર્વોચ્ય અદાલત આજે સુનાવણી કરશે

મોટરવાહન સુધારા ખરડો કેટલાક ફેરફાર સાથે રાજ્યસભામાં પસાર

થાઈલેન્ડ ઓપન બેડમિન્ટનમાં આજે સાયના નહેવાલ અને કે શ્રીકાંત બીજા રાઉન્ડ રમશે

તપાસ થાય તેવી માંગણી પણ કરી છેઆ હત્યાને તેમણે માનવતા વિરોધી ગણાવી લશ્કરની ગેરવર્તણૂક

ગણાવી છે જમ્મુકાશ્મીરના પૂંચ ક્ષેત્રમાં પાકિસ્તાનના ગોળીબારથી એક નાના બાળકનું મોત થયું જ્યારે બે જણાને ગંભીર ઈજાઓ થઈ છે

ન્યાયાધીશ શ્રી રંજન ગોગોઈએ પીડિતાની અદાલતને કરાયેલી અરજી અંગે જાતે અરજદાર બની સુનાવણી હાથ ધરી છે અને આ પત્ર અંગે ધ્યાન ન દોરવા બદલ કોર્ટ મહાસચિવનો ખુલાસો માંગ્યો છેમુખ્ય ન્યાયાધીશ શ્રી ગોગોઈ ઉપરાંત ન્યાયમૂર્તિઓ દીપક ગુપ્તા અને અનિરૂદ્વ બોઝની ખંડપીઠે અખબારી બે દિવસ

અદાલતે ઉત્તરપ્રદેશ સરકાર પાસે પણ અહેવાલ માંગ્યો છે

મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ મુજબ જણાવ્યું હતું

ગઈકાલે યાર ધારાસભ્યો ભાજપમાં આવકારવામાં આવ્યા હતા તેમાં શિવેન્દ્રરાજે ભોંસલે સંદીપ નાઈક વૈભવ પિયડ અને કાલીદાસ કોલંબકરનો સમાવેશ થાય છે

આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાયાર કેસમાં આ મકાન જપ્ત કરાયું છે

દિવસની કાર્યસૂચિ જાહેર કરવામાં આવી હતી ઈતેન્ડયા પોસ્ટ દ્વારા બેન્કીંગ નાણાં વીમા સીધા લાભ અને કરવેરા યુકવણી જેવી સેવાઓ પણ આપવામાં આવશેઆ પ્રસંગે સંદેશા વ્યવહાર મંત્રી રવિશંકર પ્રસાદે અધિકારીઓને સુધારાઓ અપનાવવા અનુરોધ કર્યો હતો

વિવાદ હેઠળના રાજ્યોના પ્રતિનિધિઓ રાજ્ય સરકાર નીમશે

પુરીએ ગૃહમાં જણાવ્યું કે આ સુધારાથી સરકારી આવાસો ઝડપથી ખાલી કરાવવા પ્રક્રિયા થશે

મુક્ત વિયારધારા ધરાવતા લોકો મૌબિક રીતે છૂટાછેડા આપવાની પ્રથાના વિરોધમાં ભાગેડ્ર સાબિત થયાઆ નવા કાયદા અનુસાર ત્રણવાર તલાક બોલીને છૂટાછેડા આપવાની પ્રથાનો અંત આવ્યો છે અને તે ગુનાઈત બાબત બને છે

મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે આ અંગે રજુઆત કરી છે અને આપત્તિ રાહત ભંડોળમાંથી તેને સહાય મળે તે માટે જણાવ્યું છેતેમણે કહ્યું કે પૂરના કારણોસર જમીન ધોવાણ થાય છે તે વાત સ્વીકારવામાં આવી છેમુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને

જાકે ઝારખંડ દક્ષિણ કર્ણાટક તમિલનાડુ રાયલસીમા આંદામાનનિકોબાર હિમાયલપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ઓછો વરસાદ થયો છેબિહાર આસામ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પૂર આવ્યાં હતાં

ગઈકાલે સાયના નહેવાલે ફિટાયાપોર્ન યાઇવાનને હાર આપ

પુરુષોની સિંગલ્સમાં કે

જ્યારે જાપાનના સુનેમાયા સામે સૌરભ વર્માની હાર થઇ છે